કોરોનાને કાબૂમા લેવા અમદાવાદ રાજકોટ વચ્ચે લોકોની અવર જવર પર પ્રતિબંધ મૂકાયો છે

માત્ર વહીવટીતંત્રને સહયોગ આપવાની જરૂર છે

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં મનહર પ્લોટ શેરી નંબર આઠ માં અમદાવાદથી આવેલી ત્રણ વ્યક્તિઓ પૈકી એક જણનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે રાજકોટ શહેરમાં જગજીત એપાર્ટમેન્ટમાં લોકોએ વિરોધ કરતા તેઓ મહિકા ગામમાં પોતાના ફાર્મ હાઉસ પર ચાલ્યા ગયા હતા રાજકોટ મહાનગરપાલિકાના સદર આરોગ્ય કેન્દ્રમાં ગઈકાલે મેડિકલ ચેકઅપ માટે તેઓને તાત્કાલિક પદ્મા કુવરબા હોસ્પિટલ ખાતે વિશેષ તપાસ માટે મોકલ્યા હતા ત્યાં દરેકના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાં એક જણનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે તેમના પત્ની તથા તેમના સસરાનો રિપોર્ટ નેગેટીવ આવેલ છે તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડેલ છે અને તેમના પત્ની તથા તેમના સસરાને કવોરેનટાઈન કરેલ છે

ભૂપેન્દ્રસિંહ યુડાસમા એ જણાવ્યું હતું કે ધોળકા શહેરના જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ આવ્યા છે તે સમગ્ર વિસ્તાર બંધ કરી તેને તાત્કાલીક ક્વોરંનટાઇન કરવામાં આવે તેમ જ કોરોના દર્દીઓની સારવાર થાય તે માટે તાકીદની વ્યવસ્થા ગોઠવવામાં આવે

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પત્રકારોને આ અંગે માહિતી આપી તેમણે જણાવ્યુ કે દૂધ અને દવા સિવાયની દુકાનો જો ખુલ્લી જોવા મળશે તો તેવા દુકાનદારો વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવશે રાજ્ય પોલિસ મહાનિર્દેશકે લોક ડાઉનના નિયમોનું યુસ્ત પાલન કરી કોરોનાનો ફેલાવો અટકાવવામાં તંત્રને મદદરૂપ થવા અપીલ પણ કરી હતી

વધુ અહેવાલ અમારા સુરતના પ્રતિનિધિ લોપા દરબાર પાસેથી મેળવીએ

મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલા એક પત્રમાં શ્રી ચાવડાએ આવા નાગરિકોને તેમના ઘર સુધી પહોંચવા એસ ટી બસોની સુવિધા કરવાની સાથે જો જરૂર પડશે તો ડીઝલનો ખર્ચ કોંગ્રેસ તરફથી આપવાની તૈયારી પણ બતાવી છે